પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડના પ્રસારને અટકાવવા દિલ્હીમાં લેવાયેલા પગલાં તથા અમદાવાદના ધન્વંતરી રથના પ્રયોગોનું અનુકરણ અન્ય સ્થળોએ કરવાનો અનુરોધ કર્યો છે કેન્દ્ર સરકારે દેશમાં કોવિડની પરિસ્થિતિમાં યુનિવર્સિટીઓમાં અંતિમ સત્રની પરિક્ષા યોજવા ખાસ માર્ગદર્શિકા તૈયાર કરી છે

ભારતીયો ગઈકાલે સ્વદેશ પાછા ફર્યા છે

કેન્દ્રિય માનવ સંસાધનમંત્રી રમેશ પોખરીયાલ નિશંકે જણાવ્યું છેક તેમના મંત્રાલયે ગૃહ તથા આરોગ્ય મંત્રાલયોના સહકારમાં તૈયાર કરાયેલી આ માર્ગદર્શિકામાં વિદ્યાર્થીઓની સલામતી ન્યાય તથા સમાન તકની બાબતો સુનિશ્ચિત કરાઈ છે

શ્રી નિશંકે જણાવ્યું હતું કે શિક્ષણની વિશ્વસનીયતા વિદ્યાર્થીઓને કારકિર્દીની તકો તથા તેમની પ્રગતિ શિક્ષણ પદ્ધતિમાં ખૂબ જ મહત્વની છે આથી આખરી વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જો કોઈ કારણસર આ પરીક્ષા ન આપી શકે તો તેને પછીથી તક અપાશે

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ અગ્ર સચિવે આ મુદ્દે જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી કોઈ બેઠક યોજી નથી

હોસ્પિટલમાં રેપિડ એન્ટીજેન ટેસ્ટમાં બંને અભિનેતાઓને કોવિડ થયો હોવાની જાણ થઈ હતી

અમિતાભ બચ્યને જાતે જ ટિવટર ઉપર આ માહિતી આપતા ટિવટર સહિત સોશિયલ મીડિયાના માધ્યમોમાં તેમના યાહકો તથા ફિલ્મ જગતના લોકોના શુભેચ્છા સંદેશાઓ આવવાની શરૂઆત થઈ હતી આરોગ્યમંત્રી હર્ષવર્ધન તથા માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે અમિતાભ બચ્યનને ઝડપથી સાજા થાઓ એવી થવા માટે શુભેચ્છાઓ પાઠવી છે

બારામુલાના જનરલ ઓફિસર કમાન્ડ મેજર જનરલ વીરેન્દ્ર વત્સે આકાશવાણીને આ માહિતી આપી હતી

વૈંકયા નાયડુએ કહ્યું છે કે ભવિષ્યમાં આરોગ્ય માટેના જોખમોથી બચવા માટે દેશમાં પર્યાવરણને અનુકુળ વાસ્તુશિલ્પ અને ડિઝાઇનનો ઉપયોગ કરવો જોઇએ તેમણે ગઈકાલે ભારતીય વાસ્તુશિલ્પ સંસ્થાનના રાષ્ટ્રીય સંમેલનના ઉદઘાટન સમારોહને સંબોધિત કર્યું શ્રી નાયડુએ વાસ્તુકારો અને ડિઝાઇનરોથી આગ્રહ કર્યો કે તેઓ ડિઝાઇનમાં બદલાવ કરીને આ મહામારીના કારણે ઊભા થયેલા પડકારોને પહોંચી વળવા રસ્તો શોધે તેમણે કહ્યું કે ઇમારતો એવી રીતે બનાવવી જોઇએ કે જેનામાં પુરતા પ્રમાણમાં કુદરતી પ્રકાશ અને હવા મળી રહે ઉપરાષ્ટ્રપતિએ સ્માર્ટ સિટી યોજનાઓમાં બાંધકામ અને ડિઝાઇન સંબંધિત કાર્યોમાં સ્થાનિક કારીગરો અને કલાકારોને શામેલ કરવા પણ હાકલ કરી

સી

એમ ટુકડીના છ લોકો માર્યા ગયા છે કાર્યવાહી આસામ રાયફલ્સ અને અરૂણાચલ પ્રદેશ પોલીસે મળીને કરી છે પોલીસના જણાવ્યા મૂજબ લોંગડીંગ જીલ્લામાં વક્કા સર્કલના નગીનુ ગામ વિસ્તારમાં સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યો હતો

અરૂણાયલ પ્રદેશના પોલીસ મહાનિદેશક આર પી

બેંકીંગ અને આર્થિક સંમેલનને સંબોધિત કરી રહ્યાં હતા

જેનાથી ઉત્પાદન અને કામ ધંધાને અસર થઇ છે પરંતુ લોકડાઉનમાં છૂટ આપ્યા પછી અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત મબ્યા છે